વધતાં કોવિડ સંક્રમણને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએઆજે આ નિર્ણય કર્યો છે

સાબરમતી થી પ્રસ્થાન ના બારમાં દિવસે આ યાત્રા આજે સાંજે આમોદ તાલુકા ના સમણી ગામે પહોંચતા પદયાત્રીઓ નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

દાંડી કૂચ ના રસ્તે આવતા ગામેગામ માં યાત્રિકો નું સ્વાગત દેશભક્તિ નો જોરદાર માહોલ ઊભો કરે છે

કચ્છ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો

કચ્છનાં આ ખડીર બેટ પર નાના મોટા દસથી બાર જેટલા ગામડાઓ આવેલા છે જયાં વિક્ષવિખ્યાત હડપ્યા સંસ્કૃતિનું નગર ધોળાવીરા આવેલુ છે પાંય હજાર વરસ પહેલા અહી વસ્તા લોકો કઇ રીતે પાણીનો સંગ્રફ કરતા હશે તેમાંથી પ્રેરણા મેળવી આ વિસ્તારના લોકો ડેમ તળાવો બનાવી વરસાદી પાણીનો સંગ્રફ કરે છે કેમ કે આ વિસ્તાર પૂર્ણપણે વરસાદ આધારીત છે અહીં કોઇ પાણીના બીજા સોર્સ ન હોવાથી લોકો ખેતી માટે વરસાદી પાણીનો સંગ્રહ કરીને શિયાળામાં રવિપાક તરીકે જીરૂના વાવેતર કરેછે અફીની આબોહવા જીરૂને માફક હોવાથી ઓછા પ્રમાણમાં દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ લોકો કરે છે અને જીરૂનો સારો ઉતારો મેળવી સારા ભાવ પણ મેળવે છે આમ વરસાદી પાણી થકી ખેડૂતો આત્મનિર્ભર બની રહ્યા છે

જો કે અકસ્માતે તે કેનાલમા પડ્યા બાદ તેની બહેન તથા તેના પિતા પણ તેની શોધખોળ અને બચાવવા માટે પાણીમા ઉતર્યા હતા